પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે

પાટીલે કહ્યું છે કે જનતાને ગેરમાર્ગે દોરનાર ક્રોંગ્રેસને જનતાએ યૂંટણીમાં જવાબ આપ્યો કોંગ્રેસ પ્રમુખ અમિત યાવડાએ જનાદેશનો આદર સાથે સ્વીકાર કર્યો

ત્રીજી નવેમ્બરે રાજ્યની ખાલી પડેલી મોરબી લીંબડી ધારી કરજણ અબડાસા ગઢડા કપરાડા અને ડાંગ બેઠકો ઉપર ગત ત્રીજી નવેમ્બરે મતદાન થયું હતુ આજે સવારે આઠ વાગે મતગણતરી શરૂ થઇ હતી જેમાં સૌથી પહેલાં પોસ્ટલ મતોની મતગણતરી કરવામાં આવી હતી આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાનમથકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હોવાથી ઈ વી એમ ની સંખ્યા પણ વધી છે જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા હતા જેના પરિણામે પરિણામો મોડા આવ્યા છે

મતગણતરી કેન્દ્ર પર કેન્દ્રિય ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ કોરોના અંગે તકેદારી રાખવામાં આવી હતી તમામ કર્મચારીઓ ઉમેદવારો એજન્ટોને ફરજીયાત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરનો ઉપયોગ કરાવવામાં આવ્યો હતો

અમારા અમરેલી જીલ્લાના પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે ધારી વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જે

વિજય બાદ શ્રી કાકડીયાએ આ રીતે પોતાનો પ્રતિભાવ આપ્યો

વિજય બાદ શ્રી આત્મારામ પટેલે આકાશવાણી સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું

વિજય બાદ ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણાએ આકાશવાણી સાથેની વાતચીતમાં આ રીતે પોતાનો પ્રતિભાવ આપ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની યૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડેલી આઠ પૈકી પાંચ બેઠકો પર ભાજપે પક્ષપલટો કરીને આવેલા ઉમેદવારોને ટીકીટ આપી હતી

શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ભાજપાનો વિજય એ જનતાનો વિજય છે

આર પાટીલે જણાવ્યું હતું કે રાજ્યના નાગરીકોના ભાજપા પરના અતૂટ વિશ્વાસ અને ભાજપા સંગઠન અને કાર્યકર્તાઓની બુથ સુધીની અસરકારક યૂંટણીલક્ષી વ્યવસ્થાના કારણે ભાજપાને આઠેય બેઠકો પર ભવ્ય વિજય હાંસલ કરવામાં સફળતા મળી છે

પાટીલ દરમિયાન રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી આઠ વિધાનસભાની પેટાયૂંટણીના આજે પરિણામો જાહેર થતાં ભાજપના પ્રદેશ કાર્યાલયે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઢોલ ત્રાસા અને નગારા વગાડીને જીતની ઉજવણી કરી હતી ભાજપના કાર્યકર્તાઓ કેસરી સ્કાર્ફ અને ઝંડો લઇને નાચી રહ્યાં હતા તેમજ એકબીજાને મીઠાઇ ખવડાવી રહ્યાં હતા

મીટરનો એરીયા સીલ કરી દેવાથો છે